મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આજે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

કુપોષણ દેશ સમક્ષ મોટો પડકાર છે તેમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યુ હતું તેમણે વધુમાં કહ્યું કે ભારતનું લક્ષ્ય પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરનું અર્થતંત્ર બનવાનું છે આ લક્ષ્ય ઉર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર વિના સંભવી ન શકે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પીડીપીયુના પ્રમુખ ડૉ

પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી શાહે પીડીપીયુને અપીલ કરી હતી કે આ યુનિવર્સિટીએ પ્લાસ્ટીક રીસાયક્લીંગ અને પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક બનાવવા માટે સંશોધન હાથ ધરવું જોઈએ

વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ સામાજિક વનિકરણ વિભાગ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે

પાણીમાં સ્નાન કરી કાંઠે રહેલા મોક્ષ પીપળે પાણી રેડી દિવંગત સ્વજનો ના આત્માની શાંતિ માટે લોકોએ પ્રાર્થના કરી હતી

પશ્ચિમ રેલેવના રાજકોટ મંડળ દ્વારા સતર્કતાથી કામ કરવા બદલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલે ગેટમેન આશીભાઇ અને અજીતકુમાર તથા વેગન ડેપો હાપા અને ઓખાના એન્જીનીયર કુંદનલાલ શર્મા અને ભુવનેશ્વરકુમારનું વિશેષ પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માન કર્યું રાજકોટ સોમનાથ ટ્રેનમાં સ્પાર્ક તથા તૂટેલી સ્પ્રીંગ શોધીને તાકીદે કાર્યવાહી કરતાં મોટું નુકસાન બચાવવામાં આવ્યું હતું

હોકીના જાદુગર તરીકે પ્રસિધ્ધ અને ભારતને ઓલમ્પીકમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ અપાવનાર મેજર ધ્યાનચંદનો જન્મદીન નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે જેની ઉજવણીના ભાગરૂપે રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત કાર્યરત ડી

શાળાઓની ઈન્ટર ડી એલ

લીગનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકે પોતાની જીવનશૈલ સુધારી શારીરિક સ્વચ્થતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરીયાત છે